પ્રાદેશિક સમાયાર રૂપલ જાની વાંચે છે

ગઈકાલે દુર્ગાપૂજા નિમિત્તે બંગાળના નાગરિકોને વિડીયો માધ્યમથીસંબોધતા તેમણે દુર્ગાપૂજા નિમિત્તે સહુ નાગરિકોને શુભેચ્છાઓ આપી હતી

દુર્ગા માતા એ શક્તિનું સ્વરૂપ છે તેમ જણાવીને પ્રધાનમંત્રીએ મહિલાઓના સશક્તિકરણ માટે તેમની સરકારે શરૂ કરેલી યોજનાઓ તથા પગલાંઓની માહિતી આપી હતી

કચ્છની અબડાસા બેઠકના ભાજપ ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના ચૂંટણી પ્રચાર માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગઈકાલે કચ્છ પહોંચ્યા હતા અને નલિયામાં ચૂંટણી સભા કરી હતી

અનુસુચિત જાતિ માટે અનામત એવી ગઢડા બેઠકના ઉમેદવાર આત્મારામ પરમારના પ્રચાર માટે કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા ઢસા પહોંચ્યા હતા અને જાહેર સભા ને સંબોધી હતી તેમણે કહ્યું હતું કે મોદી સરકારની ઉજ્જવળ કામગીરીને મતદારો વધાવી રહ્યા છે તેવો અનુભવ અનેક ગામડામાં પ્રચાર દરમ્યાન થયો છે

કરજણ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરવા માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ગઈકાલે ત્યાં પર્ફોચ્યા હતા અને કાર્યકરોને જોશભેર કામે લાગી જવા કહ્યું હતું અમારા પ્રતિનિધિ જણાવે છે કે કરજણમાં લોક સંપર્ક દરમ્યાન શ્રી ચાવડા એ મતદારોને અપીલ કરી હતી કે ટિકિટ માટે પક્ષ બદલનાર ઉમેદવારને જાકારો આપી કોંગ્રેસના ઉમેદવારને જીતાડો

દીવના ચૂંટણી અધિકારી સલોનીરાય દ્વારા સ્વીપ ટીમની સ્થાપના કરાઈ છે

કડી ખાતે બંધાનાર મલ્ટિપર્પઝ હોલમાં જીમ્નેસ્ટીક્સ બેડમિન્ટન ટેબલ ટેનિસ જેવી રમતોની સુવિધા ઉપરાંત મલ્ટિ પર્પઝ હોલ વીઆઈપી સીટીંગ એરિયા સ્ટોર રૂમ વેઇટિંગ રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે

આ વિઝા ધારકોએ માન્ય વિમાન મથકો અને બંદરો ખાતેની ઈમિગ્રેશન ચેકપોસ્ટ પરથી ભારતમાં પ્રવેશ કરવાનો રહેશે નાગરિક ઉદ્દયન મંત્રાલય દ્વારા વંદે ભારત મિશન એર ટ્રાન્સપોર્ટ બબલ સમજૂતી અથવા અન્ય કોમર્શિયલ ફ્લાઈટ દ્વારા ઓસીઆઈ તેમજ પીઆઈઓ કાર્ડ ધારકો ભારત આવી શકશે જોકે બધા જ મુસાફરોએ કોવિડને લગતી આરોગ્ય સંબંધીત માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે સરકારે ઈલેક્ટ્રોનિક વિઝા ટુરિસ્ટ વિઝા અને મેડિકલ વિઝા સિવાયતમામ વિઝાનો તત્કાળ અમલમાં મુકવાનો નિર્ણય લીધો છે

ભીલોડાના મકાઈ સંશોધન કેન્દના ડોક્ટર આર

પટેલે શિયાળુ મકાઈની વાવણીથી કાપણી સુધીની વૈજ્ઞાનિક ખેત પધ્ધતિની જાણકારી આપી હતી

બરડા પંથકમાં ટેકનોલોજી યંત્ર મૂકવા લોક માંગણી ઉઠી હતી

આ વર્ષે પોરબંદરમાં ભારે વરસાદ થયો હતો ત્યારબાદ બરડા પંથકમાં નાના ગામડાંઓમાં છેલ્લાં પંદર દિવસથી ભૂકંપના આંચકાના અનુભવ થાય છે આ આંચકાનું કેન્દ્ર બિન્દુ અડવાણા ગામ નજીક હોવાનું જાણવા મબ્યું છે

પ્રધાનમંત્રીના લોકલ ફોર વોકલના અભિયાનને આગળ વધારવાના હેતુથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને સ્ટાફના સભ્યો તેમજ સ્વયં સેવકો આ કામમાં જોડાયા છે